તેમની સાથે તેમની સરકારના અ ધિકારીઓ તથા વેપારીઓના પ્રતિનિધિ માંડળ સાથે રફશે આ મુલા કાત દરમ્યાન નોર્વેના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ નો ર્વેના પ્રધાનમંત્રી ને મળશે સુશ્રી એરના ભારત નોર્વે વેપાર પરિસદને સંબોધન કરશે

પરીક્ષાનો નવો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ જી

બી

જી

જેમાં તમિલનાડુ પોંડિચેરી અને અંદામાન નિકોબારના પ્રભારી સફ પ્રભારી તરીકે પિયૂષ ગોયલ અને સી ટી રવિની વરણી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે જગત પ્રસાદ નફાની નિમણૂક કરવામાં આવી છે થોડા દિવસો પફેલા ગુજરાતના પૂર્વ ગૃફમંત્રી ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી કર્ણાટકના પ્રભારી સફ પ્રભારી તરીકે મુરલીધર રાવ અને કિરણ મફેશ્વરી દિલ્ફીમાં નિર્મલા સીતારમન અને જયમાન સિંફ ફરિયાણામાં કલરાજ મિશ્ર અને વિશ્વાસ સારંગ તથા ત્રિપુ રા અને જમ્મુ કાશ્મીરમાં અવિનાશ રાય ખન્નાનું નિમણૂક કરવામાં આવી છે

દરમ્યાન જ આ વખતે રાજયભરમાં અલગ અલગ સ્થળોએ આ પતંગોસત્વનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં કચ્છના ધોરડોથી માંડી અને કેવડીયા કે જયા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની મૌજુદ છે ત્યા પણ આયોજન કરવામા આવનાર છે દેશના વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત સીએમકાળથી ચાલી આવતા આંતરરાષ્ટ્રીય પતંગોસ્વનો આજ રો જ રાજયના મુખય મંત્રીના ફસ્તે અમદાવાદ ખાતે આરંભ કરાવવામાં આવ્યો હતો

બબ્લીક પ્રોસીક્યુટરની નવી નિમણુંક કરવાનો રાજય સરકારે નિર્ણય કરેલ છે

લધુતમ પારો નીચે સરકવાની શકયતા ફોઈ ફરી ઠંડીનું તિવ્ર મોજુ અનુભવાઈ રહ્યુ છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફળવી ગરમીનો અનુભવ થયા બાદ આજે ફરી ઠાર વધ્યો છે જિલ્લાભરમાં લધુતમ તાપમાનનો પારો બે ડિઝીટમાં રહ્યો ફોવા ઠારના લીધે લોકો ઠર્યા ફતા

ગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં ચોથા ક્રમનું નીચે તાપમાન રહ્યું છે